આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે કિસાન રેલ સેવા ખેડૂતોની આવક વધારવા માટેની પહેલ છે તેનાથી કૃષિ સંબંધિત અર્થવ્યવસ્થામાં મોટું પરિવર્તન આવશે કિસાન રેલ ખેડૂતોના કલ્યાણ માટે સરકારની પ્રતિબધ્ધતા દર્શાવે છે અને આ સેવા ખેડૂતો કેટલી ઝડપથી નવી તકો અપનાવવા તૈયાર છે તેની સાબીતી પણ આપે છે શ્રી મોદીએ કહ્યું કે ભારતીય કૃષિ સંસ્કૃતિમાં નવી ટેકનોલોજીનો સમન્વય કરાઇ રહ્યો છે કિસાન રેલ અને કૃષિ ઉડાન જેવી સેવાઓ દ્વારા ખેડૂતો પોતાના ઉત્પાદનો અન્ય રાજ્યોમાં વેચી શકાશે તેમણે વધુમાં કહ્યું કે સરકાર સ્ટોરેજ સંબંધિત માળખાકીય સુવિધાઓ તથા કૃષિ ઉત્પાદનોનું મુલ્ય સંવર્ધન કરતાં પ્રોસેસિંગ ઉદ્યોગોને પ્રાથમિકતા આપી રહી છે

રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટસીટી વિસ્તારમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજના માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ દીઠ દોઢ લાખ રૂપિયા તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ દીઠ દોઢ લાખ રૂપિયાની સહાય આપવામાં આવનાર છે

સ્માર્ટસીટી એરિયામાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઈટ હાઉસ પ્રોજેક્ટ માટે રૂ

રાષ્ટ્રપતિ વિદાય સૌરાષ્ટ્રના દરિયાકાંઠે દીવ ટાપુ ઉપર ત્રણ દિવસનું રોકાણ આટોપીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજધાની દિલ્લી જવા માટે સવારે રવાના થયા ત્યારે પ્રશાસક પ્રફલ પટેલે તેમને ભાવભીની વિદાય આપી હતી રાષ્ટ્રપતિનો કાફલો હેલિકોપ્ટર મારફતે રાજકોટ અને રાજકોટ હવાઈ મથકેથી વિમાન દ્વારા રાજધાની દિલ્લી જવા રવાના થયા હતા રાજકોટ હવાઈ મથક ખાતેના ટ્રંકા રોકાણ દરમ્યાન જિલ્લા કલેક્ટર રેમયા મોહન સહિતના વરીષ્ઠ અધિકારીઓ ત્યાં હાજર રહ્યા હતા મુખ્યમંત્રી પદવીદાન સમારોહ્ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સિધ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટીના દિક્ષાંત સમારોહને સંબોધતા યુવા છાત્રોને રાષ્ટ્રનિર્માણ અને છેવાડાના માનવીના કલ્યાણ માટે શિક્ષા દીક્ષાનો સુચિત ઉપયોગ કરવાની શીખ આપી હતી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ પદવી મેળવાનારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે આજે ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટીમાં ઈનોવેશન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટીના પ્રમુખ શ્રી બળવતસિંહ રાજપુતે કહ્યું કે વર્ષો પહેલા સિદ્ધિપુરમાં માત્ર એક જ કોલેજ હતી જ્યારે આજે સિધ્ધપુર શિક્ષણનું ધામ બન્યું છે

કોરોના અપડેટ ગુજરાત રાજ્યમાં આજે પણ વિવિધ જિલ્લાઓમાં કોરોનાના કેસો નોંધાયા છે

જ્યારે નર્મદા જીલ્લામાં આજે કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી

પ્રથમ તબ્બકામાં ગુજરાત આંધ્રપ્રદેશ પંજાબ અને આસામમાં બે દિવસીય ડ્રાય રનનો પ્રારંભ કરાયો છે આ ડ્રાય રનનો હેતુ કોવિડ રસીકરણ પ્રક્રિયા માટે બનાવાયેલા માળખાની તૈયારી જોવાનો છે જેનાથી વાસ્તવિક રસીકરણ પહેલા સમગ્ર પ્રક્રિયામાં રહેલી ખામીઓની ઓળખ કરી તેને દૂર કરી શકાય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે આ ડ્રાય રન દરમિયાન વિભિન્ન સ્તરે વ્યવસ્થાપકોને આવશ્યક અનુભવ મળશે જેનાથી રસીકરણ પ્રક્રિયાની તથા તેના સંબંધિત પડકારોની ઓખળ થઇ શકશે જેમાં સુધારાથી વાસ્તવિક રસીકરણને વધુ કાર્યાન્વિત કરવામાં મદદ મળશે આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આ ડ્રાય રન દરમિયાન રસીકરણ બાદ સંભવિત આડઅસરોના વ્યવસ્થાપન પર વિશેષ ધ્યાન અપાશે તથા તાલકા અને જીલ્લા કક્ષાએ દેખરેખ અને સમીક્ષા પર પણ ધ્યાન અપાશે આ અભ્યાસ દરમિયાન મળેલી જાણકારી અને સૂચનો રાજ્યો તથા કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયને અપાશે

એટલે રસીકરણ માટે નોંધણી કર્મચારીઓને ફોન નબર સહિત તમામ વિગતો આપવી ખૂબ જરૂરી છે આજે ગુજરાત મીડિયા ક્લબ યુનિસેફ ગુજરાત અને પી

ના કોમ્યુનિકેશન વિભાગ દ્વારા મીડિયા માટે આયોજિત એક કાર્ય શિબિરને સંબોધન કરતાં ડૉક્ટર જાની એ આ પ્રમાણે જણાવ્યું હતું

જેથી કોવિડની વેક્સિન મેળવવા ઇચ્છતા તમામ લોકો એ પોતાના મોબાઈલ ફોન સહિત તમામ વિગતો સાથે નોંધણી કરાવવી જરૂરી છે તમામને વેક્સિન આપવા માટેની તારીખ અને સમય સહિતની જાણકારી મોબાઈલ ફોન ઉપર આપવામાં આવશે ગુજરાતમાં વેક્સિનના ડ્રાય રનમાં વ્યસ્ત ડૉક્ટર એન

તેમણે જણાવ્યું હતું કે વેક્સિન કેન્દ્રમાં રસીકરણ માટે એક સમયે એક જ વ્યક્તિને પ્રવેશ આપશે અને વેક્સિન આપ્યા બાદ તે દરેક વ્યક્તિને અડધો કલાક સુધી નિરીક્ષણ માટે વેઇટિંગમાં બેસાડવામાં આવશે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડૉક્ટર ચિરાગ વાલિયા એ જણાવ્યું કે ગુજરાતમાં પણ હવે રસીકરણ ગમે ત્યારે શરૂ થવાનું છે ત્યારે લોકો એ ખાસ યાદ રાખવું પડશે કે રસી લીધા પછી પણ માસ્ક સુરક્ષિત દૂરી અને વારંવાર હાથ ધોવા જેવા સાવચેતીના પગલાં ચાલુ રાખવા પડશે યુનિસેફ ગુજરાતના હેલ્થ ઓફિસર ડૉક્ટર શ્રવણ ચેનજી એ મીડિયાના પ્રતિનિધિઓને સમગ્ર રસીકરણ કાર્યક્રમ અંગે લોકોમાં ગેરસમજ દૂર કરવા ઉપર ભાર મૂક્યો હતો તેમણે શિબિરના આયોજનનો હેતુ આ રીતે સમજાવ્યો